શ્રી મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને અનુલક્ષીને આજે સવારથી જ યુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગાંધી આશ્રમમાં બહારથી આવનારા મુલાકાતીઓનું ચેકિંગ કરી અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે આશ્રમના બંને ગેટ પર પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે પ્રધાન મંત્રીના સભા સ્થળ માટે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

આ સાથે જ દેશ ભરમાં ચાલનારી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનો પણ પ્રારંભ થશે

રાજ્યના અન્ય મંત્રીઓ સાંસદો અને ધારાસભ્યો રાજ્યના વિવિધ સ્થળે આયોજિત કાર્યક્રમો માં ઉપસ્થિત રહેનાર છે

જેમાં સ્વતંત્રતાની સુવર્ણ જયંતી માટે નો સંદેશ અપાશે પ્રધાન મંત્રી શ્રી મોદી આવતીકાલે એરપોર્ટથી સીધા જ સાબરમતી આશ્રમ જશે પ્રધાન મંત્રી અને અન્ય વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ દાંડી યાત્રામાં ગાંધી અનુયાયીઓ સાથે થોડા અંતર સુધી યાલે તેવી પણ શક્યતા છે

ઠેર ઠેર મહાદેવમાં ભક્તો દ્વારા દર્શન પૂજા આરતી સહિતના ઘણા કાર્યક્રમો યોજાયા છે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વિશેષ પીળા રંગનાં પુષ્પો પીતાંબરનો શૃંગાર કરવામાં આવેલ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ દર્શન કર્યા હતા ટ્રસ્ટ દ્વારા પારંપરિક ધ્વજા પૂજા ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ લહેરીના હસ્તે કરવામાં આવેલ હતી

ડી પરમાર ને એનાયત કરવામાં આવેલ છે જેમાં પ્રેરણાદાયક વ્યક્તિત્વ તરીકે ટ્રસ્ટી અને પ્રોફેસર જે ડી પરમાર ને એવોર્ડ એનાયત કરવામાં આવેલ તેમજ વિસ્મયકારક પ્રકૃતિદત્ત સુઝ એવોર્ડ શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટીશ્રી સેક્રેટરી શ્રી પ્રવીણભાઈ લહેરી ને આપવામાં આવ્યો હતો મહાશિવરાત્રીના પર્વની લઈને અરવલ્લી જિલ્લાના વિવિધ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા છે આ વર્ષે કોરોના વૈશ્વિક મહામારી ને પગલે કેટલાક મંદિરોમાં આ વર્ષે નિયમો બદલાયા છે તો કેટલાક મંદિરોમાં આ વખતે સાદગીપૂર્ણ પૂજાના કાર્યક્રમો આયોજિત કરાયા છે

સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે મહાશિવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં પણ કોવિડ ગાઈડ લાઈન મુજબ શિવરાત્રીની ઉજવણી ભારે શ્રધ્ધા ભેર શિવ ભક્તો શિવની આરાધના કરીને કરી રહ્યા છે વહેલી સવારથીજ શિવ ભક્તો મોટી સંખ્યામાં શિવમંદિરમાં શિવલિંગના દર્શન કરવા ઉમટી પડ્યા છે ભક્તો શિવજીને જળ દૂધ બિલીપત્ર કમળ પુષ્પોના અભિષેક કરી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અમદાવાદ સાબરમતી રિવરફન્ટ ખાતે આયોજિત ત્રિ દિવસીય યોગ શિબિરના સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ આ અવસરે યોગનો મહિમા સમજાવતાં કહ્યું કે યોગ માનવશરીરના મન બુધ્ધિ અને આત્માને આધ્યાત્મિક રીતે સહજ કરીને પરમાત્મા સાથે જોડે છે મુખ્યમંત્રી શ્રી એ ઉમેર્યુ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ની સ્થાપના કરવામાં આવી છે જેમાં વધુને વધુ થોગ ટ્રેનરો જોડાઇને વિવિધ યોગ શિબિરો દ્વારા રાજ્યમાં અબાલવૃધ્યોને યોગસાધનાની પ્રેરણા આપી રહ્યાં છે